પી એલ

આજે થનારા મતદાનમાં ભાજપના મહત્વના ઉમેદવારો જોઈએ તો કેન્દ્રીય મંત્રીઓ રાધામોહન સિંઘ ડોકટર હર્ષવર્ધન મેનકા ગાંધી નરેન્દ્રસિંહ તોમર કૃષ્ણ પાલ ગુર્જર ક્રિકેટર ગોતમ ગંભીર અને પ્રજ્ઞાસિંહ ઠાકુરનો સમાવેશ થાય છે જયારે કોંગ્રેસના ઉમેદવારોમાં શીલા દિક્ષીત જયોતીરાદિત્ય સિંધિયા દિગ્વિજયસિંગ અને ભુપેન્દ્રસિંહ હુડા વિજયેન્દ્રસિંગ ક્રિકેટર કીર્તી આઝાદ અને ગીતા કોરા તેમજ સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ વગેરેનું ભાવી ઈવીએમમાં આજે સીલ થઈ જશે

છેલ્લા તબકકામાં વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રહયાં છે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કુશીનગર અને દેઓરીયા ખાતે ચૂંટણી રેલી સંબોધશે આ ઉપરાંત મધ્યપ્રદેશના ઇંદોર અને ખાંડવામા પણ તેઓ પ્રસાર કરશે બસપાના વડા માયાવતી પંજાબના શહિદ ભગતસિંહ નગર જીલ્લામાં પ્રચાર કરશે

તેમણે દાવો કર્યો હતો કે ગાઝીપુરમાં વિકાસ ભાજપના શાસનમાં થઇ શક્યો છે કોંગ્રેસના ત્રણ પેઢીઓના શાસન દરમ્યાન ગાઝીપુરમાં વિકાસ થયો ન હતો

તેમણે આક્ષેપ કર્યો હતો કે આ જીલ્લો સમગ્ર દેશ માટે વીજળીનું ઉત્પાદન કરે છે

ની વિચારધારાઓ વચ્ચેની લડત તરીકે ઓળખાવી છે

એસ એસ તેમના કુટુંબ પ્રત્યે તિરસ્કારની ભાવના ધરાવે છે જો કે આવા વિચારોને તે પ્રેમભાવનાથી હરાવશે તેમ તેમણે કહ્યું શ્રી ગાંધીએ શુઝાલપુર તથા ધારમાં પણ રેલીઓને સંબોધી હતી

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સપા બસપાનું જોડાણ આ બેઠક પર ફરીથી વિજય મેળવશે

દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી વિજય ગોયલની ઉપસ્થિતિમાં રાજકુમાર ચૌહાણ ભાજપમાં જોડાયા હતા

માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજી થઇ નથી ગુપ્તચર વિભાગે સંબંધિત વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની આપેલી બાતમીના આધારે સલામતી દળોએ વિસ્તારને ઘેરી લઇને શોધ શરૂ કરતા સામ સામા ગોળીબારો શરૂ થયા હતા

બંને અગ્રણીઓએ ભારત વિયેતનામ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા તથા પ્રાદેશિક સ્થિરત અને શાંતિ જાળવવાના મુદ્દા સહિત ઘણા મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી ઉપરાષ્ટ્રપતિ સંયુક્ત રાષ્ટ્રસંઘના વેસક સમારોહ પ્રસંગે આજે સંબોધન કરશે તેમણે જણાવ્યું હતું કે ભારત અને વિયેતનામ વચ્ચેના સંબંધો હિંદુ ધર્મ બૌધ્ધ ધર્મના સિદ્ધાંતોના લીધે વધુ મજબૂત બન્યા છે તેમણે ભારતના દવા ઉત્પાદનોને વિયેતનામમાં મોકલવા મંજુરી આપવા વિયેતનામના પ્રધાનમંત્રીને રજુઆત કરી હતી તેમણે ખાતરી આપી હતી કે ભારતીય કંપનીઓ વાજબી ભાવે ગુણવત્તા યુક્ત દવાઓ તથા તબીબી ઉપકરણઓ વિયેતનામને આપશે

પાકિસ્તાન ખાતેના મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ગત પહેલી મે ના રોજ વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો છે આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ હેઠળ પાકિસ્તાને ગત ફેબ્રુઆરીમાં જમાત ઉદ દાવા તથા ફલાહ એ ઇન્સાનીયત સંગઠનનો ઉપર પ્રતિબંધ મૂક્યા હતા

પાકિસ્તાનના રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સત્તામંડળે તેની વેબ સાઇટ ઉપર આ જાણકારી આપી છે

આજે સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે ઉલ્લેખનીય છે કે મુંબઇ ઇન્ડિયન્સે ફાઇનલ સ્પર્ધાની પહેલી કવાલિફાય મેચમાં ચેન્નાઇ સુપરકિંગસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

ચેન્નાઇ સુપર કિંગ્સ વર્તમાન આઇ પી એલ સ્પર્ધામાં મુંબઇ ઇન્ડિયન્સ સાથે ચોથી વાર રમશે જો કે અત્યાર સુધીની ત્રણ મેચોમાં ચેન્નાઇની ટીમ મુંબઇને હરાવી શકી નથી